દરિયાકાંઠાના વિસ્તારોમાં એન ડી આર એફ ની ટીમો તહેનાત કરાઈ

અરબી સમુદ્રમાં ઊભું થયેલું વાવાઝોડું મહા ગુજરાતના દરિયાકાંઠે પહોંચતાં સુધીમાં નબળું પડી ગયું છે અને ઝંઝાવાતી પવન કે ભારેથી અતિભારે વરસાદનો ખતરો લગભગ ટળી ગયો છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વાવાઝોડાની ગુજરાત તરફ ખસવાની ઝડપ ઘણી ઘટી ગઈ છે અને તેને જમીન પર આવતા હજી થીડા કલાક લાગવાની સંભાવના છે દરમિયાન અમારા જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના પ્રતિનિધિઓએ થોડીવાર પહેલા જણાવ્યું કે વાવાઝોડા મહાની અસર હેઠળ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જોકે તોફાની પવન ક્યાંય જોવા મળી રહ્યો નથી કચ્છ જિલ્લા સિવાય બીજે ક્યાંય ગઇરાત્રે વરસાદ થયાના અહેવાલ પણ નથી

વાવાઝોડાની તીવ્રતા ઘટી ગઈ હોવા છતાં સાવચેતીના પગલાં રૂપે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં કુદરતી આફત રાહત દળ એન ડી આર એફ ની ટીમો ખડેપગે રખાઈ છે વાવાઝોડાની સંભાવનાના પગલે તીર્થધામ દ્વારકા પોરબંદર સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દરિયાકાંઠે આજથી ત્રણ દિવસ એટલે કે આઠમી તારીખ સુધી તમામ પર્યટન પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી છે અને સહેલાણીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ગઇ સાંજે જણાવ્યું હતું કે મહાવાવાઝોડા સામે સલામતીભરી વ્યવસ્થા ગોઠવવા તંત્ર કામે લાગ્યું છે કેન્દ્ર સરકાર આ મુદ્દે રાજય સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

તો અહી પહોચેલી એન

ની ટુકડીઓ પોતાનુ સ્થાન સંભાળી કામકાજ શરૂ કરી દીધુ છે આફતનો પ્રતિકાર કરવાની સમજણ સ્થાનિક લોકોને આપવાનુ એન ડી આર એફ

દ્વારકાનુ જગત મંદિર તથા પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે તો અનેક સ્થળેથી મોટા અને ઉંચા હોર્ડિંગ ઉતારી લેવાની કામગીરી ઝડપભેર આટોપી લેવાઇ છે જામનગર તથા કચ્છ જિલ્લામાં પણ મહા વાવઝોડાની વિનાશક અસર ખાળવા આયોજન હાથ ધરાયુ છે બોટાદ અને ગઢડા ઉપરાંત ઉંઝાનું માર્કેટીંગ યાર્ડ ખેતપેદાશનુ નુકશાન ટાળવા બંધ કરાયું છે સુરત પંથકમાં ઓલપાડના દરિયા કિનારે આવેલા ગામડાં ભયજનક ક્ષેત્રમાં આવતા હોવાથી એન ડી આર એફ ની બે ટુકડી અહી ગોઠવાઇ છે પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો લોકમોળો રદ કરવામા આવ્યો છે ગુજરાત બીએસએફના વડા એવા આઇજી જીએસ મલિક આજે કચ્છ પહોંચ્યા છે અને મહાવાવાઝોડા જેવી આફતમાં જનતાને મદદરૂપ બનવા બીએસએફની ક્રમક તૈયાર હોવાનું જણાવ્યું છે ભૂજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં શ્રી મલીકે કહ્યું હતું કે કચ્છમાં દરિયાઇ તથા રણકાંઠાની સરહદો ઉપર ચોકી પહેરો યૂસ્ત બનાવાયો છે રાહત બચાવ કામગીરી માટે નૌકાદળ તથા તટરક્ષકદળના જ્હાજ તથા હેલિકોપ્ટરની ક્રમક તૈયાર રખાઇ છે તો હવાઇદળનો કાફલો પણ ગમે તેટલી વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે હવામાન વિભાગની પ્રાદેશિક કચેરીએ જણાવ્યા અનુસાર વાવાઝોડા મહાની અસર હેઠળ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ રાજ્યના બાકીના વિસ્તારોમાં આજે અને આવતીકાલે વ્યાપક પ્રમાણમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વ્યાપક વરસાદ થવાની આગાહી છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર ઘટશે પરંતુ અમદાવાદથી અરવલ્લી અને આણંદથી વલસાડ સુધીના તમામ જિલ્લાઓ હળવાથી મધ્યમ વરસાદ થવાની સાથે ક્યાંક ક્યાંક ભારે વરસાદ થવાની દહેશત છે અરબી સમુદ્રમાં સર્જાયેલા મહાવાવાઝોડાની અસરને કારણે કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે

તો આજે ભારે વરસાદને કારણે દયાપરનું તળાવ ફરી ઓવરફલો થયું હતું તળાવ ઓવરફલો થતા રસ્તાઓ પર પાણી ફરી વબ્યા હતા જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી વાવાઝોડાના લીધે માવઠાની અસરથી ધરતીપુત્રો વધુ એકવાર ચિંતિત બન્યા છે તો જૂનાગઢમાં કમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે જૂનાગઢ કલેકટર ડો

એક અગત્યની જાહેરાત શ્રોતા મિત્રો વાવાઝોડાની છેલ્લામાં છેલ્લી સ્થિતિથી તમને માહિતગાર કરવા આકાશવાણીના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે

ન્યૂઝ હેડલાઈનનો સમય વધારીને પાંય મિનિટ કરાયો છે

આ ઉપરાંત બપોરે ત્રણ વાગે પાંચ મિનિટનું એક વિશેષ બુલેટીન એફ

વિવિધ ભારતી પરથી પ્રસારિત કરાશે

અગત્યની જાહેરાત પૂરી થઈ ગુજરાત આંતકવાદી ક્રત્ય અને સંગઠીત ગુના નિયંત્રણ ખરડા ગુજકોટોકને રાષ્ટ્રપતિ તરફથી મંજુરી મળી ગઇ છે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ બાબતનુ એલાન કરતા કહ્યુ છ કે ગુજરાત જેવા સરહદી રાજય માટે ત્રાસવાદ અને સંગઠીત ગુનાખોરી રોકવા આવો કાયદો જરૂરી હતો તેમણે ઉમેયુ હતુ કે મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતને આવો આલગ કાયદો મળતા પોલીસતંત્ર ને વધુ સતા મળશે જેના લીધે રાજયની સુરક્ષા પણ વધશે આ કાયદા હેઠળ નોંધાયેલા કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટ શરૂ કરવાની સત્તા રાજયને મળી છે સંગઠીત ગુનાખોરીના ઉપજમાંથી હસ્તગત કરેલી મિલકતને ટાંચમાં લેવાની સત્તા પણ આ કાયદા હેઠળ રાજયને મળી છે બાઇટ જાડેજા ગુજરાત સી આઈ ડી ની ટીમે કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં સંડીવાયેલા બે આરોપીઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે સીઆઈડીના નાયબ પોલીસ મહાનિદેશક ગૌતમ પરમારે જણાવ્યું હતું આ કેસ હત્યામાં સંડોવાયેલા આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની દસ મહિનાથી શોધખોળ ચાલી રહી હતી તેઓ ઉત્તર પ્રદેશમાં છુપાયા હોવાની માહિતી મળતા સીઆઈડી ક્રાઇમની ટીમે પ્રયાગરાજ ખાતેથી અટકાયત કરી હતી

જય કાનાણીએ બે ગોલ કર્યા હતા જયારે યશ ઝાલા અને યુવરાજ ભાટીએ એક એક ગોલ કર્યો હતો

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ લુણાવાડા બેઠક માટે જીગ્નેશ સેવક અમરાઇવાડી બેઠક માટે જગદીશ પટેલ તથા ખેરાલુ બેઠક માટે અજમલજી ઠાકોરને હોદૃા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા